પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

સહાય રૂપાણી સરકારે જાહેર કરી અને તપાસના કડક આદેશ આપ્યા લીફટ ધરાવતી તમામ ઈમારતોના માલિકને રાજ્ય સરકારે તાકીદ કરી છે કે લિફ્ટની કેબિનમાં શોક સર્કિટ જેવી દુર્ઘટના રોકવા માટે આરસીસીબી સર્કિટ સત્વરે નંખાવે કચ્છ પ્રવાસના બીજા દિવસે બીએસએફના ડાયરેક્ટર જનરલ રાકેશ

ઇજાગ્રસ્તો ને એલ જી હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે જેથી મૃત્યુ આંક વધે તેવી પણ શક્યતા છે આ બનાવ અંગે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને જલ્દી સારા થવા માટે પ્રાર્થના કરી છે તેમણે દુર્ધટનાનો ભોગ બનેલા લોકના પરિવારને સાંત્વના આપતા જણાવ્યું છે કે તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી એ શ્રમિકો નો ભોગ લેનાર દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મૃતકોના નજીકના સગાને ચાર લાખ રૂપિયાની રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે

સાહિલ એન્ટરપ્રાઈઝ નામની કેમિકલ ફેક્ટરી માં આગ અને કેટલાક વિસ્ફોટ થતાં તેની આસપાસના કપડાના કટિંગ અને પેકિંગના કેટલાક ગોડાઉનોની છત તૂટી પડી અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી બનાવની તપાસ માટે પોલીસ અને ફેરેન્સિક વિભાગ ની ટુકડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર સ્થળ ઉપર પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટના માટે દોષિત કોઈને પણ છોડવામાં નહીં આવે જો કે અમારી અગ્રતા ઇજાગ્રસ્તોના જીવ બચાવવાની છે

લિફ્ટ માટે સલામતી નિયમો લીફટ ધરાવતી તમામ ઈમારતોના માલિકને રાજ્ય સરકારે તાકીદ કરી છે કે લિફ્ટની કેબિનમાં શોક સર્કિટ જેવી દુર્ઘટના રોકવા માટે આરસીસીબી સર્કિટ સત્વરે નંખાવે રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષકની યાદી પ્રમાણે લીફટ અને તેના સ્થાપનની વીજળીક સલામતિ સુનિશ્ચિત કરાવી લેવી ઈમારતના માલિકો માટે અનિવાર્ય છે તાજેતરમાં રાજકોટ શહેરમાં લીફટની કેબીન પર વીજ કરંટ લીકેજ થવાના કારણે બે વ્યકિતઓના મૃત્યુ થવાની ઘટના નોંધાયા બાદ આ ચેતવણી સાથે હ્કમ બહાર પડયો છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોટેશ્વરના દરિયાકાંઠે આવેલી છાવણીમાં રાત્રિ રોકાણ કરી શ્રી અસ્થાના એ જવાનો સાથે સંવાદ કર્યો હતો અને દરિયામાં અનેક દિવસ સુધી ચોકિયાત જહાજ ઉપર ફરજ બજાવતા જવાનોનો જુસ્સો વધાર્યો હતો

રણ અને દરિયા કાંઠે દુર્ગમ વિસ્તારમાં આવેલી અનેક ચોકીઓની પણ શ્રી આસ્થાનાએ મુલાકાત લઈ ત્યાં ફરજ બજાવતા જવાનોની પડકારજનક સ્થિતિ થી માહિતગાર થયા હતા એડિશનલ ડીજી સુરેન્દ્ર પવાર ગુજરાત ફન્ટીયર આઈજી જી એસ મલિક સહિતના અધિકારીઓએ શ્રી અસ્થાના સાથે રહી કોરીક્રીક અને સીરક્રીકમાં ધુસણખોરીનો મામલો કેટલો નાજુક છે તેની વિગત રજૂ કરી હતી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

દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં દરેક ધરમાં ઉચ્ય ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્યક્રમ ઉપલબ્ધ કરાવવાના ઉદેશથી આ સમજૂતી કરાર કરાયા છે

આ પહેલ દ્વારા દરેકને શિક્ષણ મળી રહે તેવા સરકારના લક્ષ્યાંકને બળ મળશે

આ સંસ્થાના સંચાલક નિલેષ પ્રયદર્શી કહે છે કે આ રીતે તૈયાર થયેલા માલ ના ગિફ્ટ બોક્સ બનાવી દિવાળીમાં તેનું વેયાણ કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે જેથી કલાપ્રેમી લોકો નાનકડી ખરીદી કરીને કારીગરોને મદદરૂપ બની શકે

સુરત જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે કે કેનાલના સીપેજ લીકેજ વેસ્ટેજ રૂપે દરિયામાં વહી જતાં પાણીમાંથી તથા હયાત પાણીના સ્ત્રોતમાંથી ખેડૂતો પોતાના પંપથી આ પાઈપલાઈન દ્વારા સિંચાઈ કરે છે યોજના થકી આ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજી ડાંગર અને અન્ય સીઝનલ પાકો લેતા થયા છે હવામાન રાજ્યમાં દિવસ રાત્રીના તાપમાનનો મોટો તફાવત હજી બીજા પાંચ છ દિવસ યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાલયની પર્વતમાળાઓમાં હિમવર્ષા અને ઈશાની પવનોની અસર હેઠળ રાત્રીનું લધુત્તમ તાપમાન ફજી બીજી એકાદ બે ડિગ્ર ઘટશે તેવી શક્યતા છે